તે બાબતને ભારતે વખોડી કાઢી છે

શ્રી મોદીએ યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષિત કરવા અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક વિચારધારાને પ્રોત્સાફન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

પ્રધાનમંત્રીએ તેમણે વિશ્વના વિવિધ પ્રેદેશોમાં કામ કરતા ભારતીયોને સંશોધન અને વિકાસ પરિયોજનાઓમાં સહયોગ વધારવા અંગેના ઉપાયો પણ સૂચવ્યા હતા

તે બાબતને વખોડી કાઢી છે વિદેશમંત્રાલયના પ્રવક્તાએ તુર્કીના રાષ્ટ્રપ્રમુખે જમ્મુ ને કાશ્મીર બાબતે કરેલા ઉલ્લેખને વખોડ તા આ અંગ હોવાથી દેશની આંતરીક બાબતોમાં દરમ્યાનગીરી નહી કરવા જણાવ્યું છે પ્રવક્તા રવિશકુમારે વધુમાં કહ્યું છે કે પાકિસ્તાન સમર્થીત આંતકવાદના કારણે જમ્મુ કાશ્મીર સામે ઉભા થયેલા ખતરાનીં જાણકારી મેળવ્યા પછી જ આ અંગે ટીપ્પણી કરવા શ્રી એર્દેગોનને નિર્દેશ કર્યો છે

બેઠક બાદ પત્રકારો સાથે વાતયીત કરતા નાંણામંત્રીએ કહ્યું કે તેઓ કૃષિક્ષેત્રને પાતા ઘિરાણ ઉપર નજર રાખી રહ્યા છે આ બેઠકમાં બેન્કોના વિલિનીકરણ અંગે ચર્ચા થઇ નથી રીઝર્વ બેન્કના ગવર્નર શકિતકાંતદાસે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે આગામી મહિનાઓમાં દૃષિક્ષેત્રના ઘિરાણમાં વધારો થવાની સંભાવના છે રીઝર્વ બેન્ક તરલતા રહે તે બાબત સુનિશ્ચિત કરશે

સૂચિત ટ્રેન વારાણસી ઉજ્જૈન ૈ ને ઓમકારેશ્વર તીર્થોને જોડશે શ્રી મોદી જગતગુરૂ વિશ્વ આરાધ્ય ગુરૂકુળના શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે

તથા આ અંગેની મોબાઇલ એપનો પ્રારંભ કરાવશે

બોર્ડે ફરજ દરમ્યાન શહિદ થનાર અર્ધ લશ્કરી અને સશસ્ત્ર દળોના જવાનોના બાળકોને પરીક્ષામાં રાહત આપવાનો નિર્ણય લીધો છે આ હેતુથી તેઓને પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવો અથવા પ્રાયોગિક અને લેખિત પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવો જેવી છુટ અપાશે

ટ્વીટર ઉપર તેમણે આજ થી શરૂ થતી પરીક્ષા આંનદ ને તણાવ મુક્ત રીતે આપવાની વિદ્યાર્થીઓને શીખ આપી છે તેમણે કહ્યું છે કે છેલ્લા વર્ષ દરમ્યાન તેમણે કરેલ પરિશ્રમનું પરિણામ સારૂ જ આવશે

આ તૈયારીઓના ભાગરૂપે સમગ્ર દેશના મોટા શહેરોમાં સોમવારથી રોડ શો યોજાશે દરેક રોડ શોમાં કાશ્મીરમાં મૂડીરોકાણની તક આપતા યોક્કસ ક્ષેત્રની માહિતી આપવામાં આવશે

તેઓ મૂડીરોકાણકારો સાથે વાતયીત કરશે કાશ્મીરમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા આંતરરાષ્ટ્રીય સ્તરે રોડ શોનું આયોજન કરાશે

આજે દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે શેર બજારમાં સ્થાનિક બયત લાંબાગાળા માટે આર્થિક સ્ક્યામત બનાવતુ હોવાથી ર્થતંત્રના મજબૂતીકરણમાં શેર બજાર મહત્વની ભૂમિકા ભજવી શકે છે

આ ઉપરાંત કે સુંદરનની કેરળના તથા દલબહાદુર ચૌહાણની સિક્કિમ પ્રદેશ ભાજપના વડા તરીકે નિમણૂંક કરાઇ છે

પી નઙાએ આ નિમણૂંકોને મંજૂરી આપી છે

આ ઉત્સવની વિષય વસ્તુ છે સંસ્કૃતિ વડે એકતા મણિપુરના આદિજાતી વિકાસમંત્રી એન

આ પ્રસંગે તેમણે બધાજ સમુદાયના લોકો ઉત્સાહથી ઉત્સવમાં ભાગ લઇ રહ્યા છે તેની પ્રસંશા કરી હતી